પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

આ જીતના ઉપલક્ષે દેશભરમાં ગઈકાલે સ્વર્ણિમ વિજય દિવસ ઉજવાયો હતો આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે શ્રી મોદીએ ગઈકાલે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતિથી યાર સ્વર્ણિમ વિજય મશાલ પ્રશ્વલિત કરી હતી આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત થોદ્વાના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે યુદ્વ સ્થળો તથા શહીદોના ગામોની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે આ અવસરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિ ચિન્ઠનું અનાવરણ કર્યું વિજય દિવસ ઉજવણી જામનગરની બાલાછડી સૈનિક શાળા દ્વારા ગઈકાલે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમના પ્રારંભમાં શૌર્ય સ્તંભ યુદ્ધ શહીદ સ્મારક ખાતે બાલાછડી સૈનિક શાળાના પ્રિન્સિપલ મુખ્ય અતિથિ ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે પુષ્પગુચ્છ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી વેબીનારમાં વિજય દિવસ નો ઇતિહાસ અને તેનું મહત્વ રજૂ કર્યા હતા મુખ્યમંત્રી જમીન એક્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનારા ભૂમાફિયા સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો કડક અમલ કરવાનું જાહેર કર્યું છે

આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે એક વિશેષ જોગવાઇ એવી પણ કરવામાં આવી છે કે સરકારી જમીન પયાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઇ માથાભારે તત્વીના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજ્ય સરકારને આપમેળે સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે

આ કાયદા અન્વયેના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક દરજ્જાના અધિકારી કરશે આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી સૂનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ સ્પેશ્યલ કોર્ટની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી

તબીબી હળતાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હડતાળ ઉપર ઉતરેલા તબીબોના પ્રશ્નો અંગે યોગ્ય નીરાકરણની ખાતરી અપાયા બાદ ઈન્ટર્ન તબીબોએ ગઈકાલે હડતાળ પાછી ખેંચી છે

મંત્રણા બાદ તબીબોના પ્રતિનિધીઓએ સર્વસંમતીથી બિનશરતી રીતે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો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

ઉલ્લેખનિય છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે ડબલઈ મેઈન પરીક્ષામાં ગુજરાતી ઉપરાંત આસામી બંગાળી કન્નડ મલયાલમ મરાઠી ઉડીયા પંજાબી તામીમ તેલુગુ ઉર્દૂ હિંદી અને અંગ્રેજી ભાષાઓમાં પણ યોજાશે

ક્કિકેટ ઓસ્ટ્રેલિયા સાથે આજથી એડિલેડ ખાતે શરૂ થઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેય માટેની ભારતની ટીમમાં ચેતેશ્વર પૂજારા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાથો છે ભારતીય સમય મુજબ આજે સવારના સાડા નવ વાગ્યાથી રમાનારી ટેસ્ટ મેચમાં પૃથ્વી શૉ રિદ્ધિમાન સહાનો સમાવેશ કરાયો છે ભારતીય ટીમ આ મુજબ છે સુકાની વિરાટ કોહલી મયંક અગ્રવાલ પૃથ્વી શૉ ચેતેઘર પૂજારા અજીંક્ય રહાણે હનુમા વિહારી રિધ્ધીમાન સહા રવિચંદ્ર અશ્વીન ઉમેશ યાદવ મહંમદ સામી અને જસપ્રીત બુમરાહ્

મ્યનિસિપલ કમિશ્નર દ્વારા સ્મૃતિચિન્ઠ તેમજ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા દીવ હસ્તકલા તાલીમ દીવમાં સ્વ સહાય જૂથ મહાશક્તિ મહિલા મંડળ ગ્રુપ દ્વારા વણાકબારાની ગ્રુપની બહેનો માટે ફસ્તકલા તાલીમનું આયોજન કરાયું છે આ તાલીમમાં ઉનમાંથી સ્વેટર બનાવવું મોજા ટોપી શાલ રૂમાલ તોરણ વગેરેની ક્રમબધ્ધ માહીતી સાથે તાલીમ અપાશે આ તાલીમ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને વણાકબારા ગ્રુપ પંચાયતના સંયુક્ત પ્રયાસોથી કરાયું છે

ડ્રાઈવીંગ લાઈસન્સ રાજ્ય સરકારે શીખાઉ લાયસન્સ ફરીથી મેળવવાની તથા ડ્રાઈવીંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરી સરળ બનાવવાનો નિર્ણય લીધો છે

હવે અરજદાર દ્વારા પરિવહન ડોટ જીઓવી પર ફી ભરતાજ પુનઃશીખાઉ લાયસન્સ મેળવી શકાશે અને કોઈપણ સ્થળેથી ડાઉનલોડ કરી પ્રીન્ટ મેળવી શકાશે